સી સી

આ અંગે એક સંયુક્ત નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સહિત સંગઠનમાં તમામ નેતાઓએ સંબોધન કર્યું હતું જો કે તેમણે ત્રાસવાદના નામે કોઇપણ દેશમાં કામ કરતા લોકોને જાહેર ઉઘાડા પાડવા પણ અનુરોધ કર્યો છે ત્રાસવાદના નામે કોઇપણ દેશની આંતરિક બાબતોમાં દખલ કરવા અને કટ્ટરવાદી જૂથોનો ઉપયોગ કરવાની બાબતને અસ્વીકાર્ય ગણી છે

આજે બેઠકમાં શાંઘાઇ સહકાર સંગઠનની બેઠકને સંબોધતાં શ્રી મોદીએ કહ્યું કે તમામ માનવતાવાદી સત્તાઓએ વ્યક્તિગત પૂર્વગ્રહો બાજુ પર મૂકીને ત્રાસવાદ સામે એક બનવું જોઇએ આ માટે શાંઘાઇ સંઘઠન પણ એક શરુઆત કરી શકે છે અને મક્કમતાથી ત્રાસવાદનો સામનો કરવો જોઇએ શ્રી મોદીએ કહ્યું કે ત્રાસવાદી પ્રવૃતિને નાણાકીય સહાય પૂરી પાડતાં પરિબળોને તેના માટે જવાબદાર ગણવા જોઇએ તેમણે કહ્યું કે બે વર્ષથી ભારત શાંઘાઇ સંગઠનનું સભ્ય છે અને રચનાત્મક સહયોગ આપે છે શ્રી મોદીએ આરોગ્ય સંદેશા વ્યવહાર જેવી બાબતોમાં ભારતીય નિષ્ણાતોનો લાભ લેવા અનુરોધ કર્યો અને લોકો વચ્ચેનો સંપર્ક સેતુ ઉભો થાય તેની પર ભાર મૂક્યો કેન્દ્રીય આરોગ્યમંત્રી ડોક્ટર હર્ષવર્ધને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને પત્ર લખીને ડોકટરોને સુરક્ષા પૂરી પાડવા અને હડતાળનો અંત લાવવા જણાવ્યું છે તેમણે કહ્યું કે ડોક્ટરોની દેશવ્યાપી હડતાળથી દર્દીઓની હાલાકી વધી રહી છે શ્રી હર્ષવર્ધનને નવી દિલ્હીમાં દિલ્હીની હોસ્પિટલોના ડોક્ટરોના પ્રતિનિધીઓ મળ્યા હતા અને એક આવેદનપત્ર રજુ કરીને પશ્ચિમ બંગાળમાં ડોકટરોને સુરક્ષા પૂરી પાડવા જણાવ્યું હતું તેમણે આ અંગે ગૃહ મંત્રાલય તથા રાજ્યોના આરોગ્ય મંત્રીઓ અને મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરશે તેમ જણાવ્યું છે ડોકટર હર્ષવર્ધને દર્દીઓના સગા ડોકટરોને મદદરૂપ બને તેવી અપીલ કરી છે અને હિંસા છોડી શાંતિ જાળવે તેની પર ભાર મૂક્યો છે કોલકતા વડી અદાલતે ડોકટરોની હડતાળ મુદ્દે કોઇ જ વચગાળાનો આદેશ આપવા ઇન્કાર કર્યો છે

રાધાકૃષ્ણન અને ન્યાયાધીશ સુવરા ઘોષની ખંડપીઠે રાજ્ય સરકારને સમાધાન માટે જણાવ્યું અદાલત પશ્ચિમ બંગાળ સરકાર પાસે માહિતી માંગી છે કે જુનિયર ડોકટરો પર થયેલા હુમલા સામે લીધેલા પગલાંની વિગતો પૂરી પાડે

જો કે આકસ્મિક સેવાઓ આજે શરૂ થઇ છે આજે સતત ચોથા દિવસે ઓ

બંધ રહી છે હડતાળ પર ગયેલા જુનિયર ડોકટરોના સંગઠનને અન્ય છ સંગઠનોએ ટેકો જાહેર કર્યો છે અને તેઓ પણ હડતાળમાં જોડાયા છે આજે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠીએ પણ હડતાળનો અંત લાવવા અનુરોધ કર્યો હતો એઇમ્સના ડોકટરો તથા નર્સ સંગઠને પણ તેનો ટેકો આપ્યો છે અને પ્રતિકરૂપ હડતાળ કરી છે

શ્રી નિર્મલા સીતારમણે જણાવ્યું છે કે સામાજિક માળખા શિક્ષણ આરોગ્ય અને અન્ય સેવાઓ લોકોના જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે સરકાર તેમા સુધારા માટે કટિબદ્વ છે યુવાનોને રોજગારી કૌશલ્ય વિકાસ મહિલાઓનું સશક્તિકરણ જેવી બાબતો તેમાં આવરી લીધી છે આજે નવી દિલ્હીમાં સામાજિક ક્ષેત્રના વિવિધ જૂથ સાથે અંદાજપત્ર પૂર્વેની ચર્ચા દરમિયાન તેમણે આ મુજબ જણાવ્યું હતું સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર આરોગ્ય જાહેર અને ખાનગી શિક્ષણ પેન્શન અને સામાજિક સુરક્ષા સલામતિ તથા સ્વચ્છતા જેવા મુદ્દાઓને અંદાજપત્રમાં મહત્વ આપવા તેમણે રજુઆત કરી હતી

તે દ્વારા આગામી બે વર્ષમાં ડીજીટલ અર્થવ્યવસ્થાથી વિદ્યાર્થીઓને વાકેફ કરાશે આ કાર્યક્રમ હેઠળ ડીજીટલ સાક્ષરતા કારકિર્દી રોજગાર અને ટેકનોલોજીને લગતી માહિતી અંગે શિક્ષણ અપાશે

ટી આઈ

સુરક્ષા સૂત્રોના જણાવ્યા પ્રમાણે માર્યા ગયેલા આતંકવાદીઓ ઇરફાન અહેમદ ઉર્ફે અબ્રુ ઝરાર અને તસાદ્રક અમીન લશ્કરે તોયબા સાથે સંકળાયેલા હતા દરમ્યાન અવંતીપોરા અને કેટલાંક સંવેદનશીલ વિસ્તારોમાં સાવચેતીના પગલાંરુપે ઇન્ટરનેટ સેવા સ્થગિત કરવામાં આવી છે શ્રીનગરથી બીનહાલની રેલવે સેવા પણ તકેદારીના ભાગ રૂપે બંધ કરાઇ છે

તેઓ તાલીમ માટે નિયંત્રણ રેખા પાર કરતા હતા ત્યારે સલામતી દળોએ છૂપા અઙાઓ પર પાડેલા દરોડાઓમાં તેઓ પકડાયા છે

એક ત્રાસવાદી સોપોરનો છે જે દસમી જૂનથી લાપતા હતો અને તેના પરિવારે પોલીસ ફરીયાદ નોંધાવી હતી

એમ એ જેવેલ્સ કંપની સંચાલીત યોજના સંદર્ભમાં ગેરકાનૂની નાણાં વ્યવહારનો કેસ નોંધ્યો છે બેંગલૂરૂમાં આ અંગેની ફરીયાદ સંદર્ભમાં ઇ ડી એ જણાવ્યું કે કર્ણાટક પોલીસ ફરીયાદના પગલે ખાસ તપાસ ટુકડી રચવામાં આવી છે

ડી દિવીરી જરૂરી દસ્તાવેજો એકત્ર કરવામાં આવી રહ્યા છે

નવી દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી ચૌહાણે કહ્યું કે છઠ્ઠી જુલાઇથી દેશવ્યાપી સભ્યપદ ઝુંબેશ શરૂ કરાશે અને તેમાં સમાજના તમામ વર્ગને સમાવી લેવાશે શ્રી ચૌહાણે કહ્યું કે બંગાળ કેરળ ઓડીશા પુડુચ્ચેરી તમિલનાડુ લક્ષદ્વીપ તેલંગણા આંધ્રપ્રદેશ અને સિક્કિમમાં સભ્યપદ માટે વિશેષ ભાર અપાશે તેમણે કહ્યું કે પક્ષની સારી સફળતા મળી છે પરંતુ શ્રેષ્ઠ હજી આવી રહ્યું છે ભાજપ દ્વાર દેશભરમાં યુવાનોને અને નામાંકિત લોકોને પક્ષ સાથે જોડવામાં આવશે

વી ચેનલોને હિન્દી કે અન્ય ભાષાની શ્રેણીમાં પ્રાદેશિક ભાષામાં સબ ટાઇટલ રજુ કરવા વિનંતી કરી છે સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર ઘણી હિન્દી અને પ્રાદેશિક ભાષાની ટી વી ચેનલ માત્ર અંગ્રેજીમાં જ સબ ટાઇટલ રજૂ કરે છે પરિણામે હિન્દી અને પ્રાદેશિક ભાષામાં માહિતી ન મળતાં દર્શકો તેનાથી વંચીત રહે છે